શુક્રવારની નમાઝ સલામતિ બંદોબસ્ત વચ્ચે યોજાઇ

નવી દીલ્હીમાં વિદેશમંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે પાકિસ્તાન દ્વિપક્ષી સંબંધોમાં તંગદિલીનું ચિત્ર ઉભું કરી રહ્યું છે વાસ્તવમાં એવું કંઇ જ નથી પાકિસ્તાનને રાજદ્રારી સંબંધોમાં ઘટાડો તથા સમજાતા એકસપ્રેસ રદ કરવાના નિર્ણયો એકપક્ષી રીતે લીધા હોવાનું જણાવી તેમણે કહ્યું કે ભારતે પુર્નવિયાર કરવા રજૂઆત કરી છે તેમણે કહ્યું કે જમ્મુકાશ્મીર અંગેના પગલાં તેના હીતમાં લેવાથાં છે અને તે અંગે વાસ્તવિકતા સ્વીકારી ભારતની આંતરિક બાબતમાં દખલ ન કરવી જાઇએ શ્રી કુમારે કહ્યું કે ભારતે આ નિર્ણય અંગે અન્ય દેશોને પણ વાકેફ કર્યા છે તેમણે સ્પષ્ટતા કરી કે પાકિસ્તાનની હવાઇસીમા બંધ કરાઇ નથી પરંતુ માર્ગ બદલાયો છે

આજે શુક્રવારે જુમ્માની નમાઝ સલામતિ બંદોબસ્ત વચ્ચે અદા કરવામાં આવી હતી

તેમણે અર્ધલશ્કરી દળો સાથે ભોજન લીધું હતું

તેમણે લોકો સાથે સંવાદ કરીને રોજીંદી જરૂરિયાતો પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું

આજે જમ્મુમાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે કેટલાંક અખબારો શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે છે તથા જિલ્લાઓના પુર્નગઠન અંગે ગેરમાર્ગે દોરે છે તેમણે લોકોને ગેરમાર્ગે ન દોરવા જણાવ્યું છે

વિદેશવિભાગના પ્રવકતા મોર્ગન ઓર્ટાગસે જણાવ્યું કે કાશ્મીર અંગે અમેરિકાની નિતીમાં કોઇ ફેરફારતી એટલે બંને દેશોએ વાતયીતથી ઉકેલ લાવવો જાઇએ અને તેનો વ્યાપ નક્કી કરવો જાઇએ તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા યાલુ રહે તેને અમેરિકા ટેકો આપે છે

તેમણે કહ્યું કે નિકાસ ઉપરાંત સ્વદેશી બજારમાં પણ સંરક્ષણ કંપનીઓને વ્યાપક તક રહેલી છે વિદેશી સીધા મૂડીરોકાણની નીતીમાં પણ છૂટછાટ અપાઇ છે તેમણે કહ્યું કે પ્રોસેસિંગ માટેના પોર્ટલ પર દોઢ અબજ ડોલરની દરખાસ્તોની પ્રક્રિયા થઇ છે

શ્રી સિંહે જણાવ્યું કે સ્વદેશી ટેકનોલોજી વિના સંરક્ષણક્ષેત્ર આત્મનિર્ભર બની ન શકે

આજે નવી દીલ્ફીમાં આ યોજનાના પ્રાયોગિક ધોરણે અમલીકરણ શરૂ કરતાં તેમણે કહ્યું કે આવતા વર્ષે પહેલી જૂન સુધીમાં સમગ્ર દેશમાં તેના અમલ થશે હાલ આંધ્રપ્રદેશ અને તેલંગણા તથા ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેશનકાર્ડની તબલીદી શરૂ કરાઇ છે તેમ જણાવી શ્રી પાસવાને કહ્યું કે સાત રાજયોમાં આ પ્રકારની આંતરરાજય તબદીલી શક્ય બની છે તેમાં હરિયાણા રાજસ્થાન પંજાબ ઝારખંડ કર્ણાટક કેરળ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે આગામી પહેલી જાન્યુઆરી સુધીમાં આ રાજયો તેમો અમલ કરશે

તમિળનાડના રાજયપાલ બનવારીલાલ પુરોફીત આંધ્રપ્રદેશના રાજયપાલ વિશ્વભૂષણ હરિચંદન અને ત્રિપુરાના રાજયપાલ રમેશ બૈશ તેમને નવી દિલ્ઠીમાં અલગ અલગ રીતે મળ્યા હતા ગૃહમંત્રીએ તે રાજયોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી

બે એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને તેનો લાભ મળશે

શણમુઘમને આઠ હજાર મતથી હાર આપી છે

ગૃહમાં કોંગ્રેસ પછી બીજા નંબરનો પક્ષ ડીએમકે છે કથીર આનંદ ડીએમકેના ખજાનચી દુરાઇ મુરૂગનનો પુત્ર છે ગથા એપ્રિલમાં લોકસભાની યૂંટણી દરમિયાન મોટાપાયે નાણાંકીય હેરફેર મળી આવતાં યૂંટણીપંચે વેલ્લોર બેઠકની યૂંટણી રદ કરી હતી

શ્રી ધવને સતત પાંચ દિવસની કાર્યવાહીમાં ભાગ નહીં લઇ શકે તેમ રજૂઆત કરી હતી જા કે અદાલતે કેસની તૈયારી માટે યાલુ દિવસે રજા જરૂરી હશે તો વિચારશે એમ જણાવ્યું હતું

પોકસો કાયદા તથા આઇપીસી હેઠળની જાગવાઇઓ હેઠળ તેને કસુરવાર જાહેર કર્યા છે ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સેંગરના સાથી શશીસિંઘ સામે પણ સગીર બાળાના અપહરણનો આરોપ ઠરાવ્યો છે

ગુજરાતમાં પણ ભારે વરસાદ ચાલુ રહ્યો છે આજે મહેમદાવાદ નજીક મહુધામાં બે કલાકમાં જ સાડા છ ઇંચ વરસાદ થયો છે

પરિણામે નર્મદા કાંઠાના ગામોને સાવધ કરાયા છે હીમાચલ પ્રદેશમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે કીન્નૂર જિલ્લામાં જળવિદ્યુત પ્રોજેક્ટ બંધ કરાયો છે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી નુકસાન થયું છે

નવી દીલ્ફીમાં આજે ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાથે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી અને તેમાં રાષ્ટ્રિય આપત્તિ વ્યવસ્થાપન દળ હવામાન વિભાગ અને સત્તામંડળ અધિકારીઓ હાજર રહ્યા હતા